પ્રાદેશિક સમાચાર જયેશ વેગડા વાંચે છે

ગાંધીનગર ખાતે ઉર્જા મંત્રી સૌરભ પટેલે પત્રકારોને જણાવ્યુ હતું કે ઊભા પાકને પાણી આપવા માટે રાત્રે ખેતરમાં જતાં લોકોને વન્ય જીવોનો ભય રહેલો હોવાથી આ પગલું ભરાયું છે તેમણે ઉમેર્યું હતું કે કિસાન સૂર્યોદય યોજનાનો પ્રારંભ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે થાય તેવું આયોજન હાથ ધરાયું છે

સત્તાવાર યાદીમાં જણાવ્યા પ્રમાણે પ્રવેશ પાત્ર કુલ જગ્યાઓમાથી દસ ટકા અથવા ઓછામાં ઓછી દસ બેઠક એમ બંનેમાંથી જે પણ વધુ હોય એટલી જગ્યાઓ છોકરીઓ માટે અનામત રાખવામાં આવશે

ભુતપૂર્વ રાજવીઓને સાલિયાણા બંધ કરી દેવાયા છે પણ ડાંગના પાંચ રાજવી તેમાં અપવાદ છે અને દર વર્ષે હોળીના તહેવારમાં આહવા ખાતે ડાંગ દરબાર ભરીને રાજયપાલના હસ્તે તેમને સાલિયાણાની યુકવણી કરવામાં આવે છે ડાંગ લિંગા સ્ટેટના રાજવી છત્રસિંહ ભવરસિંહ સૂર્યવંશી ગાઢવી સ્ટેટના રાજવી કિરણસિંહ થશવંતરાવ પવાર તેમજ પિંપરી સ્ટેટના રાજવી ત્રિકમરાવ સાહેબરાવ પવાર તથા વસૂર્ણાના રાજા ધનરાજ સિંહ હસુસિંહ એ ભાજપ પ્રવેશના પ્રતિક રૂપે કેસરીયો ખેસ પહેર્યો હતો

ફળદુએ જણાવ્યુ છે કે ભેજવાળુ વાતાવરણ હોવાથી મગફળીનો જથ્થો વેચાણમાં ગેરલાયક ઠરે તેવી શક્યતા હોવાથી ખેડૂતનું નુકસાન ટાળવા આ નિર્ણય લેવાયો છે સુરતમાં અનોખુ સ્વાગત સુરત એરપોર્ટ પર આગમન સમયે મુસાફરોને નવરાત્રિના વાતાવરણનો અનુભવ કરાવવા માટે એક ગાયક નવરાત્રિના પારંપરિક ગામઠી વેશમાં ગિટાર વગાડતા ગરબી ગાય છે અને સૌને નવરાત્રિની શુભેચ્છા પાઠવે છે એરપોર્ટ સત્તાવાવાળા દ્વારા મુસાફરોને નવરાત્રિ અને ગુજરાતની પરંપરાની ઝાંખી કરાવવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે મુસાફરો પણ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ જાળવીને ગીતને માણે છે

તેમ આયુર્વેદમાં દરેક નવરાત્રી સાથે અલગ અલગ વનસ્પતિ પણ જોડાયેલી છે અને તેનું લોકોના આરોગ્ય માટે પણ ખુબ જ મહત્વ છે ભક્તિમાં આરોગ્ય વિષય હેઠળ સુપ્રસિધ્ધ આયુર્વેદાચાર્ય ડોક્ટર હિતેશ જાની એ ચોથા નોરતાનું મહત્વ આ રીતે સમજાવ્યું

રાજયના જુદા જુદા જીલ્લાના અમારા પ્રતિનિધિઓના જણાવ્યા મુજબ છોટા ઉદેપુર જીલ્લામાં ત્રણ પોઝીટીવ કેસ નોંધાયા હતા મહીસાગર જીલ્લામાં બે પોઝીટીવ કેસ નોંધાયા જયારે ત્રણ દર્દીઓને રજા આપવામાં આવી દાહોદમાં નવ નવા કેસ નોધાયા જયારે પાંચ દર્દીઓને રજા આપવામાં આવી નર્મદા જીલ્લામાં બત્રીસ કેસ નોધાયા છે

યોથું નોરતું નવરાત્રિના ચોથા દિવસે માઁ દુર્ગાના નવ સ્વરૂપ પૈકી દેવી કુષ્માંડાની પૂજા કરવામાં આવે છે દેવી ભાગવત પ્રમાણે કુષ્માંડા દેવીએ પોતાના ઉદરથી અંડ અર્થાત્ બ્રહ્માંડ ઉત્પન્ન કર્યું તેને લીધે દુર્ગાના આ સ્વરૂપનું નામ કુષ્માંડા પડચું ભયથી મુક્ત થઈ સુખથી જીવન વીતાવવા માટે દેવી કુષ્માંડાની પૂજા કરવામાં આવે છે દેવી કુષ્માંડાની પૂજાથી આયુ બળ યશ અને સ્વાસ્થ્યમાં વધારો થાય તેવું વિધાન શસ્ત્રોમાં છે